જો કે વિશેષ શ્રમિક ટ્રેનો તથા વિશેષ યાત્રી ટ્રેનો ચાલુ રહેશે આ સાથે રેલ્વે મંત્રાલયે કોરોનાના કારણે મુસાફરી ન કરી શકનાર મુસાફરોને ટીકિટના પુ રતા પૈસા પાછા આપવાનો નિર્દેશ આપ્યો છે દ્રેનમાં ચઢતી વખતે કોઈ મુ સાફર કોરોનાના લક્ષણ દેખાય તો તેને દ્રેનમાં ચઢવા દેવાશે નહી અને ટીકીટના પુરા પૈસા પરત કરાશે આશુ તોષ અંતાણી ભુજ બજારનું ચેકિંગ ભુજ શહેર ની વિવિધ બજાર માં કોરોના સામે અગમચેતી રૂપે વેપારી અને ગ્રાહકો માસ્ક પહેરવાથી માંડી સામાજિક અંતર જાળવવાનો કેટલો પ્રથાસ કરે છે તેનો ક્યાસ કાઢવા માટે સરકારી ટુકડી ઓચિંતી મુલાકાતે નીકળી હતી અને કસૂ રવારો સામે પગલાં ભર્યા હતા પ્રાંત અધિકારી મનીષ ગુરવાની કહે છે કે કોરોના થી બયવા માટે ની સભાનતા ઓછી દેખાય તેવી કોઈપણ બજાર માં કઠોર પગલાં ભરતા તંત્ર જરાય અચકાશે નહીં આશુ તોષ અંતાણી ભુજ કચ્છ યુ નિવર્સિટી વેબ હવન ભુજ ખાતે આવેલી ક્રાંતિગુર્ડ પંડિત શ્યામજી કૃષ્ણવર્માકચ્છ યુ નિવર્સિટી દ્વારા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક ના માધ્યમથી વિશ્વ શાંતિ માટે વેબ ફવન યોજાઈ ગયો જેના માટે વિશ્વ વિક્રમ તરીકે ની નોંધણી નો દાવો કરવા માં આવ્યો છે

વિદ્ય વિક્રમ નોંધણી માટે ના નિરીક્ષક મિલન સોની અને દેવયાની સોની એ શાંતિ યઝન જેવુ આયોજન કરવા બદલ ક્રાંતિગુરૂ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીને બિરદાવી હતી